જે અંતર્ગત એર ઇન્ડિયા દ્વારા મુંબઈથી ભુજ અને ભુજથી મુંબઈની ફ્લાઈટ ઉપરાંત અન્ય બે ફ્લાઈટ સ્પાઈસ જેટ અને ટ્ર જેટ દ્વારા કંડલા અમદાવાદ અને કંડલા મુંબઈ પણ શરૂ કરશે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા તમામ પરિવહન બંધ કર્યા હતા પરંતુ હવે બે માસ થવા આવ્યા ત્યારે પ્રવાસીઓની મુશ્કેલીઓ ધ્યાને લઇ રેલ બસસેવાને છૂટછાટ અપાયા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર તરફથી મંજુરી અપાતા એર ઇન્ડિયા દ્વારા મુંબઈથી ભુજ અને ભુજ થી મુંબઈ ફ્લાઈટ શરુ કરવા નિર્ણય લીધો છે

શ્રીમતી જયંતી રવીએ વિમાન દ્રેન કે બસ દ્વારા આંતર રાજ્ય પ્રવાસ કરતા મુસાફરો માટેની ખાસ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ કહ્યું હતું કે પ્રવાસીઓ ને જે તે એજન્સી દ્વારા યાત્રા ટીકીટની સાથે જ શું કરવું અને શું ન કરવું તે અંગેની વિગતો પૂરી પાડવામાં આવશે

શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ આજે આ અંગે માહિતી આપી હતી પરીક્ષા નો સમય ગાળો બે કલાકનો તથા જરુર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં રાખી શકાશે તથા પરીક્ષાઓ તાલુકા કક્ષાએ સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે

કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુફ્નળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે

આ લોકડાઉનના સમયમાં તેમજ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે પવિત્ર રમજાન ઈદની ઉજવણી મુસ્લીમ સમાજ દ્વારા પોતાના ઘરે ઇદની નમાજ અદા કરીને શાંતિપૂર્ણ અને સદભાવનાના માહોલમાં થાય તે માટે મ્રસ્લિમ સમાજના મૌલાના અહમદશા એમ બુખારી એ અપીલ કરી હતી તેમને હિંદુ મુસ્લિમ ભાઈઓ ને ઈદ ઉલફિત્રની મુબારકબાદી પાઠવી જણાવ્યું હતું કે ઇદના દિવસે આ દિવસે આ મહિનો મુબારક મહિનો જે ઈબાદતનો મહિનો કહેવાય છે અને દરેક લોકો સાથે નેકી કરવી જોઈએ દરમિયાન ભુજના ખારી નદી માર્ગ પર આવેલી મસ્જીદ એ ઇસ્માની તથા બકાલી કોલોનીની મસ્જીદ ઈમામે રબ્બાનીને રોશનીથી શણગારવામાં આવી હતી

આ વિતરણ પાંચમી જૂન સુધી ચાલશે મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપી હતી

વન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ પુરૂં કરવામાં આવ્યું છે તેમાં બાકી રહીગયેલા લોકોને અનાજનું વિતરણ ચાલી રહ્યું છે